પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચ છે

ટી યુની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે

ટી બસો શરૂ થઇ ગઇ છે

ડોકટર દિવસ નીમિત્તે પ્રધાનમંત્રીએ કરેલા ટવીટમાં તેમણે જણાવ્યું છે કે સંકટના આ સમયમાં ડોકટરો અને નર્સો ઇશ્વરનું સ્વરૂપ છે તેમણે કહયું કે માતા બાળકને એકવાર જન્મ આપે છે પરંતુ ડોકટર કેટલીયવાર જીંદગી બક્ષે છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ડોકટર લોકોના પ્રાણ બયાવે છે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 તેમણે કહયું કે આ દરેક નાગરીકનું કર્તવ્ય છે કે દેશ માટે પોતાની સેવા આપનારાઓનું સન્માન કરે શ્રી નાયડુએ એક ટવીટમાં જણાવ્યું કે ડોકટર બી સી રોથે ભારતમાં તબીબી ક્ષેત્રના વિકાસમાં અમુલ્ય યોગદાન આપ્યું છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ડોક્ટર દિવસ નિમિત્તે પોતાના સંદેશમા આ મુજબ જણાવ્યું

આ બેઠક અનુસાર પિરોટન ટાપૂને કુદરતી સૌંદર્ય માટેનું પ્રવાસન આકર્ષક કેન્દ્ર બનાવાશે આ ઉપરાંત બેટ દ્વારકાના વિકાસ માટે બેટ દ્વારકા આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરાશે પિરોટન શિયાળ બેટ બેટ દ્વારકા ટાપુઓના વિકાસ માટે વિગતવાર આયોજન કરીને વિશ્વના આ ક્ષેત્રના ત જજ્ઞોની સેવાઓ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી ટાપુ વિકાસ અંગેના સત્તામંડળની ત્રીજી બેઠકમાં પિરોટન ટાપૂને કુદરતી સૌંદર્ય માટેનું પ્રવાસન કેન્દ્ર બનાવવા માટે તેનો વિકાસ પર્યાવરણ જાળવણી સાથે કરવામાં આવે તેવો નિર્ધાર વ્યકત કરવામાં આવ્યો હતો આ બેઠકમાં એવો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો કે પૂરાતન સાંસ્કૃતિક વિરાસત ધરાવતી બેટ દ્વારિકાના સર્વગ્રાહી પ્રવાસન વૈવિધ્યસભર વિકાસ માટે બેટ દ્વારકા ટાપુ વિકાસ અંગેની સત્તામંડળની રચના રાજ્ય સરકાર કરશે

મી

તે સંદર્ભમાં ભારત સરકારની આયલેન્ડ ડેવલપમેન્ટ પોલિસીને સુસંગત રાજ્યના આયલેન્ડ ટાપૂઓના વિકાસ માટે ગુજરાત સરકારે ગત ઓગસ્ટ માસમાં આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરેલી છે આ ઓથોરિટીનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષાની જાળવણી સાથે આ ટાપૂઓ પર આર્થિક ગતિવિધિ અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં મળેલી આ ઓથોરિટીની ત્રીજી બેઠકમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલ પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડા પાણી પૂરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા તેમજ ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિ પસિંહ જાડેજા પણ સહભાગી થયા હતા

મુખ્યમંત્રીશ્રીએ આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીને એવું પ્રેરક સૂચન કર્થુ હતું કે પિરોટન શિયાળ બેટ અને બેટ દ્વારકા આયલેન્ડના પ્રવાસન આકર્ષણ કેન્દ્ર રૂપ વિકાસ માટે ડિટેઇલ્ડ પ્લાનીંગ કરીને વિશ્વના આ ક્ષેત્રના શ્રેષ્ઠ તજ્ઞોની સેવાઓ પણ તેમાં જોડવામાં આવે તેમણે પિરોટન ટાપૂની વિશેષતા એવા કોરલ સહિત બર્ડવોચિંગ લાઇટ હાઉસ વગેરેને પણ પ્રવાસન હેતુસર વિકસીત કરવા જણાવ્યું હતું મુખ્યમંત્રીશ્રીએ આ ટાપૂઓ પરની પ્રવાસન સહિતની વિવિધ ગતિવિધિઓમાં સ્થાનિક યુવાઓને રોજગારી મળે તે માટે આઇ

આઇ દ્વારકાને મરિન સ્કીલ દ્રેનિંગ સેન્ટર તરીકે કાર્યરત કરવા સંબંધિત વિભાગોને સંકલન માટેની તાકિદ કરી હતી યુનિવર્સિટી પરીક્ષાઓ ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓની આગામી દિવસોમાં લેવાનારી પરિક્ષાઓ અને આવતીકાલથી શરૂ થનારી જી ટી યુ ની પરિક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાએ આ અંગેની વિગતો આપતાં કહ્યું કે ભારત સરકારના શિક્ષણ સચિવે પ્રવર્તમાન સ્થિતીમાં દેશના રાજ્યોને દિશાનિર્દેશ આપ્યા છે કે યુનિવર્સિટીઓની પરિક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે શ્રી યુડાસમાએ જણાવ્યું કે દેશના રાજ્યોની યુનિવર્સિટીઓમાં પરિક્ષા સંદર્ભે એકસૂત્રતા અને સમાનતા જળવાઇ રહે તેવા હેતુસર ભારત સરકારના શિક્ષણવિભાગે આ પરિક્ષાઓ હાલ પૂરતી મુલત્વી રાખવાનો નિર્ણય કર્યો છે

આ પરિક્ષા અંગે નવી તારીખ બાદમાં જાહેર કરશે

સુરત શહેરમાં દિવસેને દિવસે કોરોના ના દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે ગઇકાલથી સુરત આવેલા રાજ્યના આરોગ્ય સચિવે સિવિલ હોસ્પિટલની કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી જ્યારે આજે કતારગામ નંદુ ડોશીની વાડી ખાતે જ્યાં રત્નકલાકારોના સૌથી વધુ કેસ આવી રહ્યા છે ત્યાંની મુલાકાત લીધી હતી સુરત મહાનગરપાલિકા કમિશનર સહિત પોલીસ કમિશનર પણ હાજર રહ્યા હતા કેસોને કઈ રીતે ઓછા કરી શકાય તે અંગે જયંતી રવિ દ્વારા સૂચન આપવામાં આવ્યા હતા આજે ડોક્ટર ડે ના દિવસે જ સુરેન્દ્રનગરના જાણીતા તબીબ ડોક્ટર શૈલેષભાઈ યાપાનેરીનું કોરોનાને કારણે નિધન થયું છે જોરાવર નગર ખાતે રહેતા અને પલમો કેર હોસ્પિટલ ધરાવતા ડોક્ટર શૈલેષ ભાઈ ચાંપાનેરીનો તાજેતરમાં જ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેઓની રાજકોટ ખાતે સારવાર ચાલી રહી હતી ત્યારબાદ તેમને અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આજે તેમનું નિધન થયું છે

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના પ્રશાસક સલોની રાયે ટ્વીટ સંદેશમાં જણાવ્યું છે કે આજે દીવમાં કોરોના પોઝીટીવનો એક કેસ નોંધાયો છે આઠ વ્યક્તિઓ સાજા થતાં રજા આપવામાં આવી છે દીવ જીલ્લામાં હાલમાં ચાર કેસ એક્ટીવ છે પાટણ શહેરમાં આજે વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા

ટી રાજ્યમાં આજથી કન્ટેન્ટમેન્ટ અને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય તમામ વિસ્તારોમાં એસ

આંતરરાજ્ય સિવાય બસ સેવાનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે વધુમાં નિગમ દ્વારા જીલ્લાથી જીલ્લા જીલ્લાથી તાલુકા અને તાલુકાથી તાલુકાને જોડતી લોકલ સર્વિસોનું સંચાલન શરૂ થયું છે ગ્રામ્ય વિસ્તારોમાં હાલ પુરતી બસ સેવા હંગામી ધોરણે સ્થગિત રાખવામાં આવી છે

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની મંજૂરી બાદ અમદાવાદ સુરત દાહોદ અને રાજકોટ જેવા શહેરોમાં બસ દોડાવવામાં આવી છે